કાર નિકોબારમાં બિશપ જહોન સ્ટેડીયન પરથી સંબોધતાં શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કારનિકોબારના વિકાસ માટે સરકાર કટિબદ્વ છે આંદામાન નિકોબારમાં સરળ જનજીવન માટે સરકાર પ્રયત્નશીલ છે તેમણે સુનામી સ્મારક પર પુષ્પાંજલી અર્પણ કરી તથા સુનામી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી તેમણે આઇટીઆઇ અરોંગનુ ઉદઘાટન કર્યું અને આદિજાતિ પરિષદના લોકો જોડે સંવાદ કર્યોહ હતો પોર્ટબ્લેરમાં શ્રી મોદીએ સેલ્યુલર જેલની મુલાકાત લીધી અને શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી પ્રધાનમંત્રીએ પોર્ટબ્લેરની દક્ષિણે દોઢસો કૃટ ઉચા ધ્વજદંડને ખુલ્લો મૂક્યો

ગયા ગુરૂવારે વિરોધ પક્ષના સભા ત્યાગ વચ્ચે લોક સભામાં તે પસાર કરવામાં આવ્યો હતો તેમા ત્રિપલ તલ્લાક ખરડાને ગેર કાનુની ઠારવવામાં આવ્યો છે અને ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે

દરમ્યાન ભારતીય જનતા પાર્ટી અને કોગ્રેસ તેના સભ્યોનો વ્હીપ આપ્યો છે અને ફાજર રહેવા જણાવ્યું છે વિરોધ પક્ષ કોગ્રેસે હાલના સ્વરૂપમાં ખરડો પસાર નહી થવા દેવાનું જાહેર કરેલ છે

કેન્દ્રિય મંત્રી શ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશમાં આગામી આઠ વર્ષમાં એક લાખ કીલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવાનો દેઢ સંકલ્પ કર્યો છે પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ ગામો અને શહેરોના જોડાણ થકી આજે ખેડુતોના ઉત્પાદનનું યોગ્ય વળતર મળવા સાથે ગ્રામીણ વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર સુધાર્યુ છે વધુમાં મંત્રીશ્રી માંડવીયાએ જણાવ્યું કે આ ત્રણ રાજયોને જોડતી આ સુવિધાઓ થકી સંસ્કૃતિના આદાન પ્રદાન સાથે વેપાર ઉદ્યોગ રોજગારીમાં પણ વધારો થશે

બાદમાં રાષ્ટ્રપતિશ્રીના ભોજન બાદ રાષ્ટ્રપતિશ્રીનો કાફલો ગીરના જંગલમાં સિંહ દર્શન માટે રવાના થયો હતો

અત્રે ઉલ્લેખનીય છે કેરાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ગઈકાલે સહપરીવાર કચ્છના સફેદ રણની મુલાકાત લીધી હતી અને કચ્છી સંસ્કૃતિ નિહાળી હતી

ભુજના જયેષ્ઠા નગરમાં સ્થાયી થયેલા કોટિયા પરિવાર ભચાઉના કબરાઉ ગામે મોગલધામના દર્શન કરી પરત ફરતા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી ભયાઉ થી મીઠુ ભરેલુ ડમ્પર કંડલા તરફ જઈ રહ્યુ હતું ત્યારે એકાએક ટાયર ફાટતા ડમ્પર પલ્ટી ખાઈને ડિવાઈડર કુદી રોંગસાઈડમાં જઈને સામેથી આવતા ઈનોવા કાર સાથે ટકરાતા અને કાર પાછળ આવતુ સિમેન્ટ ભરેલુ ડમ્પર પર કાર સાથે અથડાતા બંન્ને વાહનો વચ્ચે ઈનોવા કાર દબાઈ ગઈ હતી સદભાગ્યે ફંગોળાઈ ગયેલી હેન્સી નામની બાળકી બચી ગઈ હતી